પ્રાદેશિક સમાચાર બકુલા પરમાર વાંચે છે

જુનાગઢ માંગરોળ બંદરમાં પણ વાવાઝોડાની આગાહીને પગલે તંત્ર સજાગ થયું છે

તમામ માછીમારોને દરીયો નહી ખેડવા તંત્ર દવારા સૂચના અપાઇ છે

આ મશીનને સંસ્થા દ્વારા નિઃશુલ્ક રીતે સેવા માટે આપવામાં આવશે કોઈ પણ દર્દી આ મશીન ડોકટરના પ્રિસ્કિપ્શનના આધારે ડિપોઝીટ જમા કરાવીને લઈ જઈ શકે છે બાદમાં મશીન પરત કરીને પોતાની ડિપોઝીટની રકમ પણ પરત મેળવી શકે છે

વેરાવળના સ્મશાનમાં અઝ્નિદાહ્ માટે પૂરતી વ્યવસ્થા ન હોઈ પ્રભાસ પાટણના સેવાભાવી યુવાનોની ટીમ ગ્રામીણ વિસ્તારોમાંથી લાકડાં એકઠાં કરીને મૃતદેહોના અંતીમ સંસ્કાર કરી રહયા છે

બરવાળા ડેપો માંથી સૌરાષ્ટ્રના ભાવનગર જુનાગઢ રાજકોટ જામનગર અને અમરેલી ડીવીઝનોમાં સ્વેચ્છાએ કર્મચારીઓએ કોરોનમાં મૃત્યુ પામ્યા હોય તેવા એસ ટી કર્મચારીના પરિવારને મદદ કરવા માટે એક ગ્રપ બનાવ્યુ છે જેનું નામ જી એસ આર ટી સી કોવિડ રાખવામાં આવ્યું છે

કોરોના નાં કારણે સાવચેતીનાં પગલાંરૂપે મસ્જિદોમાં કોઈપણ પ્રકારના સામૂહિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું નથી અમદાવાદની જામા મસ્જિદના શાહી ઇમામ તથા મુસ્લિમ અગ્રણીઓએ લોકોને ઈદની કોવિડના નિયમોનું પાલન કરી ઘરે જ નમાજ અદા કરવાની અપીલ કરી છે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે અને મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યના મુસ્લિમ ભાઇ બહેનોને પવિત્ર ઈદ ઉલ ફિત્રની મુબારકબાદી પાઠવી છે એક સંદેશમાં તેમણે ઇદનો તહેવાર પ્રેમ શાંતિ અને સામાજિક સદ્દભાવનાપૂર્વક ઉજવવા અને સૌના જીવનમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ લાવનારો તહેવાર બની રહે તેવી શુભકામના પાઠવી છે

કાયમી મુહર્ત ગણાતા આ દિવસ નિમિતે ધાર્મિક કાર્ય અને શુભ પ્રસંગો કરવામાં આવે છે મંદિરોમાં પણ આજે વિશેષ પૂજા અને દાન કરવામાં આવ્યાં છે અક્ષય તૃતિયા પરશુરામ જયંતિ હોવાથી ધાર્મિક કાર્યક્રમો પણ યોજાયા છે જો કે કોરોનાનાં કારણે ભીડ એકઠી ન થાય તે જોવા અને માત્ર ધાર્મિક પૂજન કરવા મંજૂરી આપી છે પરિણામે પરશુરામ જયંતિની શોભાયાત્રાઓ મોકૂફ રખાઈ છે અરવલ્લી જિલ્લાના મોડાસામાં આજે પરશુરામ જયંતીની પીપળાના સો જેટલા છોડ વાવવાની નેમ સાથે ઉજવણી કરવામાં આવી